આસામના ઘેમાજી જિલ્લાના સીલાપથર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કરતાં પ્રધાનમંત્રીએ ડિજિટલ રીતે દેશને ઇન્ડિયન ઓઇલના બોંગાઇગાંવ રિફાઇનરી ડિબ્રુગઢના મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ અને ગેસ કોમ્પ્રેસર સ્ટેશન મફ્રમ તિનસુકિયા ખાતે ડિજિટલ રીતે સમર્પિત કર્યું હતું તેમણે ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્વાટન પણ કર્યું અને સુલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે આસામના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ નાણાંમંત્રી હિંમંતા બિસ્વા સરમા ડિબ્રુગઢનાએમપી રામેશ્વર તેલી અને અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ પ્રોજેક્ટ્સ આસામના યુવાનો માટે રોજગારની તકો ઉભી કરશે તેમણે કહ્યું કે આસામમાં ઉજ્જવલા યોજના લગભગ સફળ છે ચા પર્યટન હેન્ડલૂમ આસામના હસ્તકલાક્ષેત્ર અને આત્મનિર્ભર આસામને સફળ બનાવશે

તેમણે કહ્યું સંરક્ષણ વસ્તુઓની સ્થાનિક ખરીદી માટે મૂડીગત બજેટમાં ભાર આપવામાં આવ્યો છે તેમણે ઉમેર્યૂં કે આજે જે સુધારાઓ થઈ રહ્યા છે તે એમ

ને વિસ્તરણ માટેની વધુ સ્વતંત્રતા અને અવકાશ આપી રહ્યા છે

તેમણે ઉમેર્યું કે આ રચનાત્મક યાદી સ્વદેશી ઉત્પાદન ક્ષમતાને સરળ બનાવશે અને દેશમાં વધુ રોજગારની તકો ઊભી કરશે

કેન્દ્રીય બજેટની જોગવાઈઓને ગૌરવપૂર્ણ ગણાવતા સંરક્ષણમંત્રીએ કહ્યું કે તેમાં આપેલું વચન નિભાવીને પ્રગતિ તરફનું કદમ જોવા મળે છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે કોરોના અસરગ્રસ્ત ક્ષેત્રોને સહાયતાના તમામ માધ્યમોનો વિસ્તાર કર્યો છે

શ્રી રાવે એન આઈ એ કોર્ટ સમક્ષ પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અને આ કેસમાં તેના સહ આરોપી સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે

નારાયણસામીએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપ્યું છે ગૃહના અધ્યક્ષ વી

શિવકોલુન્થુએ જાહેરાત કરી કે શ્રી નારાયણસામી વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ ગયા છે

ઉલ્લેખનિય છે કે લેફ્ટનન્ટ ગર્વનર તમિલિસાઈ સુંદર રાજને નારાયણસામી સરકારને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો હતો

પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેરાત હેન્ડલ દ્વારા કરવામાં આવી છે કરી કે સુશ્રી મહેબૂબા મુફ્તીને સર્વસંમતિથી ત્રણ વર્ષના સમયગાળા માટે પીડીપી પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીરના સભ્યો અને

યૂંટણી પંચે ઉમેર્યું કે ગત લોકસભાની ચૂંટણીઓ દરમિયાન પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને કેન્દ્રીય દળો મોકલવામાં આવ્યા હતા દળો પાંચેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આસામ કેરળ તામિલનાડ઼ પશ્ચિમ બંગાળ અને પુડુ ચ્ચેરીમાં મોકલવામાં આવ્યા છે જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે

મુંબઇની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ્સ ક્લબ્સ જીમખાનાઓ અને સિનેમા હોલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને માસ્ક ન પહેરતા અને કોવિડ ગાઇડ લાઇન્સનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે

કેરળમાં પણ કોવિડ કેસોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને આજે બેઇજિંગમાં જણાવ્યું કે ચીન ભારત અને અન્ય સભ્ય દેશો સાથે સંવાદ દ્વારા સહયોગ મજબૂત કરવા માટે કામ કરશે તેમણે કહ્યું કે ચીન બ્રિક્સ મંત્રણાઓને મહત્વ આપે છે અને વ્યૂહાત્મક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે

ગયા અઠવાડિયે વિદેશમંત્રી એસ

બ્રિક્સની અંદર છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત અને ચીન વચ્ચે ઘણા તંગદિલીભર્યા સંબંધો હતા લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક બંને દેશોનાં લશ્કર વચ્ચે ઘર્ષણ થયું હતું બ્રાઝિલે પણ કોવીડ બાબતો પર ચીનની ટીકા કરી હતી